જેમાં ચક્રાવાત વાયુને પરિણામે ઉદભવેલી સ્થિતિનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલયો વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી

ત્યારબાદ ગૃહમંત્રાલયે ગુજરાત રાજ્ય અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશને વિસ્તૃત માર્ગદર્શિકા રજૂ કરી છે જેમાં સાવચેતીના ભાગરૂપે તમામ પગલા લેવા સૂચના અપાઈ છે

આજે કેન્દ્ર સરકારના વિભાગો તથા રાજ્ય સરકાર તેમજ દીવના મુખ્ય્ સચિવ સાથે સમીક્ષા બેઠક યોજશે

આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે મળનારી રાજ્યના સાંસદોની બેઠક પણ મુલત્વી રખાઈ છે

ત્યારે જિલ્લાના તમામ મીઠા ઉદ્યોગના અગરીયાઓએ મીઠા કામદારોને સૂચના આપવામાં આવી છે

તેમજ અંજાર નજીકના જોગણીનાર ખાતે તેમની રહેવા જમવા સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે

બીજી બાજુ જખોના દરિયા કિનારે અને બંદર પર એલર્ટ જાહેર કરાયો છે અને દરિયામાં ગયેલી તમામ બોટને પરત બોલાવાઈ છે તેમજ માછીમારોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે

અંતરિયાળ અને દરિયાકાંઠાના લખપત તાલુકાના ગામો તેહરા ગુનાઉ લક્કી ગુગ રિયાના પીપર ગુહર સહિતના ગામોમાં તંત્રની ટીમો પહોંચીને વાવાઝોડું આવે ચડે તો તકેદારીના પગલા અંગે સમજ આપી હતી

કચ્છમાં વાવાઝોડા સામે એનડીઆરએફની બે ટીમો પણ તેનાત કરવા સાથે જિલ્લા કલેકટરના નિર્દેશાનુસાર પ્રાંત કક્ષાએ પણ ગઈકાલે બેઠક કરીને વિવિધ તંત્રોના વડાઓને ખાસ કરીને બચાવ રાહતની કામગીરીની આવશ્યકતા ઉભી થાય તો તેને પહોંચી વળવા તમામ તૈયારીઓ સાથે સતર્ક રહેવા નિર્દેશો આપી દેવાયા છે જે અંતર્ગત કચ્છમાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોના જાન માલની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ વાવાઝોડા સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા સતર્કતાની સાથે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે એનડીઆરએફની બે ટીમો કચ્છ આવી જતાં એક ટીમને અંજાર અને એક ટીમને અબડાસાના કાંઠાળ વિસ્તારમાં રખાશ તેમ વધુમાં જણાવ્યું હતું